કારગીલ યુધ્ધ ત્રણ માસ ચાલ્યું હતું આજે કારગીલ દિવ્સ નિમિત્તે કચ્છ સહિત વિવિધ સ્થળે કાર્યક્રમો અપાઈ રહ્યા છે

ઉર્જામંત્રી સૌરભ પટેલે વિધનસભામાં આ જાહેરાત કરી હતી તેમણે કહ્યુ કે ચોમાસામાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ થયો છે પરંતુ કચ્છ ઉત્તર ગુજરાત સહિતના વિચારોમાં વરસાદ ખેંચાતા પાકને બચાવવા બે કલાક વધુ વીજ પુરવઠો આપવા સરકારે નક્કી કર્યું છે

ગઈકાલે રાજ્ય વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ દરિયાઈ સલામતી અંગેના પ્રશ્નના જવાબમાં આ મુજબ જણાવ્યું હતું

આ સભામાં હમીરસર તળાવ સુશોભન તથા સાઈકલ ટ્રેક બનાવવાને લગતા ટેન્ડરો રદ કરાયા હતા

કચ્છને બે નવા મામલતદારો મળ્યા છે ભુજ તાલુકા મામલતદાર તરીકે કલ્પેશ કેરડીયા અને નખત્રાણા તલુકાના મામલતદાર તરીકે પ્રવિણ જેતાવતની નિયુક્તિ થઈ છે

આવી પધ્ધતિથી શાળાઓએ પણ રાબેતા મુજબનો સમય રાખવાનો રહેશે

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની યાદી મુજબ હવે અંશત વરસાદ થતા શાળાઓ રાબેતા મુજબના સમયે કાર્યરત રહેશે ચંદ્રવદન પટ્ટણી હવામાન કચ્છમાં પવનની ઝડપ વધતા ગરમીનો પારો સહેજ નીચો ઉતર્યો છે

ચંદ્રવદન પટ્ટણી અક્ષરવાસ ભુજ સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી સ્વામી લક્ષ્મણ જીવનદાસનું ગઈરાત્રે અક્ષરવાસી થયા છે